ટાઉન પ્લાનીંગ સ્કીમ અને ડી પી

રાજ્યભરમાં આજે જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણી કરાશે

નાણાંમંત્રી સુશ્રી નિર્મળા સીતારમણે આર્થિક વૃદ્ધિદર જાળવી રાખવા શ્રેણીબદ્ધ પગલાં જાહેર કર્યા છે મૂડીબજારમાં મૂડીરોકાણ આકર્ષવા નાણાંબીલમાં લાગુ કરાયેલા વધારાના સરચાર્જને રદ કરાયો છે નવી દિલ્હીમાં પત્રકારો સમક્ષ જાહેરાત કરતાં સુશ્રી સીતારમણે જણાવ્યું કે કોર્પોરેટ સામાજિક જવાબદારી ભંગને ગુનાઇત નહીં પરંતુ દીવાની બાબત ગણાશે કરદાતાઓને હેરાનગતિ ટાળવા કમ્પ્યુટર આધારીત કરવેરા નોટીસ આપવામાં આવશે સરકારે સ્ટાર્ટઅપ અને તેના મૂડીરોકાણની જોગવાઇઓ પર લાગુ કરેલા એન્જલ ટેક્ષને પાછો ખેંચી લીધો છે આ ઉપરાંત સ્ટાર્ટઅપના પ્રશ્નો ઉકેલવા કરવેરા બોર્ડના સભ્યના અધ્યક્ષપદે એકમ ઉભ્યું કરાશે તે સ્ટાર્ટઅપના કરવેરાના પ્રશ્નો હલ કરશે

તેનાથી કોર્પોરેટ અને લઘુ મધ્યમ અને સુક્ષ્મ ઉદ્યોગોને ધિરાણમાં લાભ મળશે બેન્કો આ પ્રવાહીતાના ધિરાણદર ઘટાડીને ગ્રાહકોને લાભ આપશે મચ્છરજન્ય બિમારીઓથી બચવા રાજ્યમાં મેલેરિયાથી પ્રભાવિત જિલ્લાઓમાં મેલેરિયા પ્રતિરોધક અભિયાનનો શુભારંભ કરાયો છે આયુષ નિયામક કચેરી દ્વારા શરૂ કરાયેલા આ અભિયાન હેઠળ રાજ્યની આયુર્વેદ હોસ્પિટલો આયુર્વેદ દવાખાનાઓમાં પાંચ દિવસની આયુર્વેદ ઔષધિય સારવાર વિનામૂલ્યે પુરી પાડવામાં આવી રહી છે જેનો નાગરિકોને લાભ લેવા આયુષ નિયામકશ્રી દ્વારા જણાવાયું છે આયુષ નિયામકે ઉમેર્યું કે રાજ્ય સરકાર નાગરિકોના આરોગ્યની જાગૃતિ અને જાળવણી માટે સતત પ્રયત્નશીલ છે સ્વસ્થ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઘરઆંગણાની વનસ્પતિ તથા રસોડાના ઔષધનો ઉપયોગ કરવો જરૂરી છે આ માટે આ અભિયાન હાથ ધરાયું છે દરમિયાન ગાંધીનગર જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળાને કાબૂમાં લેવા સઘન કાર્યવાહી હાથ ધરાવામાં આવી છે ગાંધીનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લામાં મેલેરિયા વિભાગ દ્વારા ફોગીંગ ઉપરાંત ગપ્પી માછલીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ અંગે વધુ માહિતી આપે છે મેલેરિયા વિભાગના ડૉ

પી અને ડી પી

પી

પી

ગાંધીનગરમાં બે પ્રારંભિક ટી પી

પી

મુખ્યમંત્રીએ જે ટી પી અને ડી પી

અમદાવાદ સુરત અને ગાંધીનગરની જે પાંચ પ્રિલીમનરી ટી પી

કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ મંત્રી સ્મ્રતિ ઇરાનીએ પોષણ અભિયાન હેઠળ નોંધપાત્ર કામગીરી કરનાર રાજ્ય જિલ્લા તેમજ તાલુકા કક્ષાના અધિકારીઓને સુપોષણ એવોર્ડ એનાયત કર્યા નવી દિલ્હી ખાતે ગઇકાલે યોજાયેલા સમારોહમાં સુશ્રી ઇરાનીએ ગુજરાતના બે અધિકારીઓ તેમજ દાહોદ અને ભાવનગર જિલ્લાના ધોધા તાલુકાની બે ટીમોને સુપોષણ એવોર્ડથી સન્માનિત કર્યા હતા એવોર્ડ પ્રાપ્ત બે અધિકારીઓમાં મહેસાણાના જિલ્લા વિકાસ અધિકારી એમ

દક્ષિણી અને વઢવાણ તાલુકાનાના બાળવિકાસ પરિયોજના અધિકારી મિનલબેન વાલાનો સમાવેશ થાય છે લોકજાગૃતિ દ્વારા કુપોષણને નાબૂદ કરવાની દિશામાં કરાયેલા વ્યાપક પ્રયાસો માટે તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો

દમણ બાળવિકાસ પરિયોજનાના સુપરવાઇઝર હેમાંક્ષી જોશીને બ્લોક લીડરશીપ પુરસ્કાર અને પાંચ આંગણવાડી વર્કરની ટીમને અઢી લાખ રૂપિયાનો પુરસ્કાર કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મ્રતિ ઇરાનીના હસ્તે આપવામાં આવ્યો હતો આ ઉપરાંત દમણ જિલ્લા કલેક્ટર અને સમાજ કલ્યાણના સેક્રેટરી રાકેશ સિન્હાસને સારી કામગીરી કરવા બદલ એક કરોડનું વધારાનું ફંડ ફાળવવામાં આવ્યું છે

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલે જણાવ્યું છે કે આ વર્ષના ચોમાસામાં ભારે વરસાદથી જે રસ્તાઓ બિસ્માર થયા છે તે રસ્તાઓ નવરાત્રી પહેલા પૂર્વવત કરી દેવાશે જે રસ્તાઓ પરના નાળાપુલોને પણ ભારે વરસાદને કારણે નૂકશાન થયલું છે એ રસ્તાઓ તથા નાળાપૂલો પણ પૂર્વવત કરવાની કામગીરી યૂદ્ધના ધોરણે માર્ગ મકાન વિભાગ દ્વારા હાથ ધરી દેવામાં આવી છે તેમાં જે ધાર્મિક સ્થળો પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોને અગ્રીમતાના ધોરણે મરામત કરીને વાહનવ્યવહાર પૂર્વવત થાય એ રીતે કામ કરવાનું શરૂ કરી દેવાયું છે તેમણે ઉમેર્યુ કે નાગરિકોને સુવિધા આપવા માટે માર્ગો પર જે નુકશાન થયું હોય અને ધોવાણ થયુ છે તે તમામ માર્ગો પર માટી કામ મેટલ કામ અને ડામર પેચ વર્કના કામો શરૂ કરી દેવાયા છે

ઉપરાંત આગામી સમયમાં વરસાદ ન પડે ઉઘાડ નિકળે અને અનૂકૂળ પરિસ્થિતિ રહે તો માર્ગ મકાન વિભાગ દ્વારા હોટ મીક્સ પ્લાન્ટ શરૂ કરાવીને પેવરથી ડામર પેચવર્કના કામો સત્વરે યુદ્ધના ધોરણે પૂર્ણ કરાશે

દક્ષિણ રેલવેના પાલાઘાટ ડિવિઝન પર ભૂસ્ખલનના કારણે અમદાવાદ થઈને જનારી ત્રણ ટ્રેનો રદ કરાઈ છે

રાજયભરમાં આજે કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવશે કૃષ્ણ મંદિરો આજે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ સાથે ગુંજતા થશે યાત્રાધામ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવવા માટે અનેરો થનગનાટ છે જન્માષ્ટમીના દિવસે મંદિરમાં સામાન્ય દિવસો કરતાં વિશેષ આયોજન હાથ ધરાય છે દ્વારકા ખાતે આજે સવારે નીજમંદિર ખુલતા ઠાકોરજીને દાતણ ત્યારબાદ માખણ મીસરીના મંગલભોગ દુધ અભિષેક તેમજ શ્રીસુકતમ અને વૈદિક મંત્રોના ઉચ્ચારણ સાથે દહી ઘી કેસર ગંગાજળ ઋતુફળ વિવિધ દ્રવ્યોથી ભગવાન કૃષ્ણને અભિષેક સહિતની વિધિનો સમાવેશ થાય છે ત્યારબાદ શૃંગાર આરતી રાજભોગ સોના ચાંદીની ચોપાટ સહિતના વિવિધ આયોજનો પણ કરવામાં આવશે દ્વારકા જગત મંદિરને આકર્ષક રંગ બે રંગી રોશની અને ફુલોથી શણગારાયું છે અને સલામતીના ભાગરૂપે વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે ડાકોર શામળાજી સહિતના મંદિરોમાં પણ કૃષ્ણ જન્માષ્ટમીના વિશેષ આયોજનો હાથ ધરાયા છે અમદાવાદમાં પણ નાના મોટા મંદિરોમાં આજે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે ઈસ્કોન મંદિર ખાતે આજે સવારે સાડા ચાર વાગ્યે મંગળા આરતી શ્રંગાર આરતી અને રાત્રે બે વાગ્યા સુધી અખંડ કીર્તન કાર્યક્રમ યોજાશે

કલ્યાણ પુષ્ટી હવેલી વસ્ત્રાપુર ખાતે પણ જન્માષ્ટમી નિમિત્તે વિશેષ આયોજનો હાથ ધરાય છે આ ઉપરાંત વડોદરા ભાવનગર રાજકોટ સહિતના કૃષ્ણ મંદિરોમાં પણ શામળાજીના જન્મને વધાવવામાં આવશે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ જન્માષ્ટમીના પાવન પર્વના અવસરે રાજ્યના સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે

સુરેન્દ્રનગર અમરેલી સહિતના પંથકોમાં પણ સાતમ આઠમના લોકમેળાનું વિશેષ્ મહત્વ હોય છે હાલ સૌરાષ્ટ્ર વાસીઓ સાતમ આઠમના લોકમેળામાં મ્હાલી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ભાતીગળ લોકમેળામાં ગ્રામીણ સંસ્કૃતિ અને લોક સંસ્કૃતિ ઉજાગર થાય છે